દેશમાં કોવીડના રોગયાળાથી મૃત્યુ પામનારનો દર પ્રથમવાર અઢી ટકાથી ઓછો નોંધાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને જે તે રાજ્યોમાં કોવીડની સ્થિતિ અંગે માહિતી મેળવી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કોવિડ રોગયાળા અંગે માહિતી વિશ્લેષણ અને અન્ય વિગતો આપીને લોકજાગૃતિ કેળવવામાં પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે આવકવેરા વિભાગે કરદાતાઓને સ્વેચ્છાએ વેરા ચૂકવણી માટે પ્રોત્સાહન આપવા માટે આજથી ઈ કેમ્પેઈન હાથ ધરવાનો નિર્ણય લીધો છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં વર્તમાન વર્ષા ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ છ ટકા વધુ વરસાદ થયો છે

એવી જ રીતે માસ્ક પહેરવો સામાજીક અંતર જાળવવું જેવા નિયમોનું પાલન નહીં કરવા અન્ય નવ એકમોને દંડ કરવામાં આવ્યો છે

સમગ્ર રીતે જોતા દક્ષિણ મધ્ય પૂર્વ તથા ઈશાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે

જોકે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આસામ મેઘાલય તથા બિહારમાં આગામી ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક સ્થળોએ થવાની શક્યતા છે